સર્વોચ્ય અદાલતે મહારાષ્ટ્રના રાજ્યપાલે શ્રી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે શપથ આપ્યા તેના વિરોધમાં શિવસેના એન

અને કોંગ્રેસે કરેલી સંયુક્ત અરજીની સુનવણી આજે સવારે ફરીથી હાથ ધરી હતી સોલિશીટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ય અદાલતે ગઇકાલે આપેલા નિર્દેશ મુજબ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી અને ફડણવીસ દ્વારા અપાયેલા પત્રોની નકલ અદાલતમાં રજૂ કરી હતી ત્યારપછી અદાલતે આ કેસમાં યૂકાદો અનામત રાખ્યો હતો

લોકસભાની બેઠક બપોરના બાર વાગ્યા સુધી મુલત્વી રખાયા બાદ ગૃહની બેઠક ફરી મળ્યા પછી સૂત્રોચ્યાર યથાવત રહેતા અધ્યક્ષે બેઠક બપોરે બે વાગ્યા સુધી મુલત્વી રાખી હતી અને રાજ્યસભાની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલત્વી રખાઇ છે લોકસભાની બેઠક મળતાં જ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષના સભ્યો મહારાષ્ટ્રમાં સરકારની રચના તથા ત્યાંના રાજ્યપાલે ભજવેલી ભૂમિકાના વિરોધમાં સૂત્રોચ્યાર કરતાં કરતાં અને પ્લે કાર્ડસ દર્શાવતા ગૃહના મધ્યમાં ધસી ગયા હતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસના સભ્યો દ્વારા દર્શાવાતા બેનરનો વિરોધ કરીને તે બેનરો ગૃહમાંથી દૂર કરવાની એક થી વધુ વખત સૂચના આપી હતી ત્યારપછી શ્રી બિરલાએ માર્શલોને બોલાવીને બેનર દર્શાવતા સભ્યોને ગૃહની બહાર લઇ જવાનો આદેશ આપ્યો હતો આના પરિણામે હળવા સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા શોરબકોરના દ્રશ્યો ચાલુ રહેતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરના બાર વાગ્યા સુધી મુલત્વી રાખી હતી રાજ્યસભામાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સાંસદોએ મહારાષ્ટ્રના મુદ્દે ગૃહમાં સભા મોકુફીની દરખાસ્ત લાવવાનો પ્રયાસ કર્યો અને સભાપતિ વેંકૈયા નાયડુએ તેને મંજૂરી આપી ન હતી શ્રી નાયડુએ કહ્યું કે આ બાબત ન્યાયાલયાધીન હોવાથી તેની ચર્ચા ગૃહમાં થઇ શકે નહિં તેમણે આ અંગેના ગૃહમાં અગાઉ લેવાયેલા યુકાદાને ટાંક્યા હતા આના પગલે વિપક્ષના સભ્યોએ પોતાના બેઠક પરથી ભારે સૂત્રોચ્યાર શરૂ કર્યો કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાને સત્તા માટે મત મબ્યા હોવાનો દાવો કર્યો જો કે સૂત્રોચ્યાર સતત યાલુ રહેતાં શ્રી નાયડુએ રાજ્યસભાની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલત્વી રાખી હતી

આવતીકાલે ઉમેદવારી પત્રોની યકાસણી હાથ ધરાશે

ત્રીજા તબક્કાની ચૂંટણી બારમી ડિસેમ્બરે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદીનીનગર અને ગુમલા ખાતે આજે યોજાનારી યૂંટણી રેલીમાં સંબોધન કરશે

નઙાએ મિથિલા ભાષા ભારતની સંસ્કૃતિને પ્રતિબંબિત કરતી હોવાથી સરકાર તેને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે દિલ્ફીમાં યોજાયેલા મિથિલા વિભૂતિ સ્મૃતિ પર્વ સમારોહમાં તેમણે જણાવ્યું હ તું કે મિથિલાની સંસ્કૃતિ બધાને એક સાથે લાવવાનાં વિયારો તથા સબકા સાથ સબકા વિકાસનું પ્રતિક છે

તેમણે પરંપરાગત રીતે યોજાતા પુષ્કરમ જેવા જળ ઉત્સવના સંદેશા અને મહત્વને વધુ પ્રસિધ્ધિ આપવા અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે જળ સંગ્રહ અને વ્યવસ્થાપનને સરકારે ટોચની અગ્રતા આપી હોવાથી રાજ્યપાલોની આ બેઠકમાં જળ જીવન મિશન અંગે થયેલી યર્ચા ઉપયોગી થશે પ્રધાનમંત્રીએ રમત ગમત અને યુવા વિકાસ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો

કાલિયાગંજ બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્યનું અવસાન થતા તેની પેટાયૂંટણી યોજાઇ છે જ્યારે કરીમપુર અને ખડગપુર બેઠક ઉપરનાં ધારાસભ્યો લોકસભાની ચૂંટણી જીતતા ત્યાં પેટાચૂંટણી યોજાઇ છે

ના દબાણને વશ થશે નહીં શ્રી રાજપક્ષેએ બૌદ્ધ ધર્મગુરૂઓને જણાવ્યું હતું કે તેમને નાગરીકોએ મત આપ્યો છે અને તે નાગરીકોની લાગણી મુજબ કામગીરી કરશે રાષ્ટ્રપ્રમુખે ગુનાશોધક વિભાગના કેટલાક અધિકારીઓએ અત્યારસુધી હાથ ધરેલી તપાસ કેટલીક એન

ની અપેક્ષાઓ મુજબ હોવાનો દાવો કરીને અધિકારીઓની કામગીરીની ટીકા કરી હતી દરમિયાન પ્રધાનમંત્રી મહિન્દ્ર રાજપક્ષેએ તમિલ વસ્તી ધરાવતા વિસ્તારોમાં રસ્તાઓના નામ દર્શાવતા બોર્ડને તોડી નાખવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે પ્રધાનમંત્રીએ તમિલ ભાષામાં લખાયેલા બોર્ડ દૂર કરનાર કસુરવારોની ધરપકડ કરવાની સૂચના પોલીસોને આપી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી યૂંટણીમાં શ્રી ગોતાબાયા રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીતી ગયા છે જો કે શ્રીલંકાના તમિલ અને મુસ્લિમ લઘુમતીઓએ તેમની વિરૂદ્ધ મત આપ્યા હતા

આ વિમાન ગોમાથી બેની તરફ જઈ રહ્યું હતું

વર્લ્ડ પેનોરમા ફોરેન કેલીડોસ્કોપ અને દક્ષિણ એશિયા જેવા જુદા જુદા ખંડોમાં દર્શકોને રસપ્રદ ફિલ્મો નિહાળવા મળી રહી છે